તાજેતરના મન કી બાત કાર્યક્રમમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્ર મોદીએ પોષણ અને થોગ્ય પોષકતત્વોના મફત્વ વિશે વાત કરી હતી પ્રધાનમંત્રી ભારતીય જનઔષધી પરિચોજના નાં આ ઉત્પાદનો એ સમાન લક્ષ્ય પ્રાપ્ત કરવાના ભાગરૂપ છે ઉત્પાદનોના લોન્ચ દરમિયાન મનસુખ માંડવિયા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી ભારતીય જનઔષધિ યોજના દેશના સામાન્ય નાગરિકો ગરીબો અને મધ્યમવર્ગને સમર્પિત છે

દેશમાં જેનેરિક દવાઓના વપરાશમાં છ ટકાનો વધારો થયો છે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સપનાંને આગળ વધારતા આઠ પ્રકારના અલગ અલગ પૌષ્ટિક ઔષધીય ઉત્પાદનો લોકો માટે ઉપલબ્ધ કરાવી રહ્યા છીએ જે હવે જનઔષધિ કેન્દ્ર ખાતેથી ઉપલબ્ધ બનશે આ લોન્ચિંગ કાર્યક્રમમાં રસાયણ અને ખાતર મંત્રાલય વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા

આ પુ રસ્કાર બે શ્રેણીઓમાં પ્રતિભાશાળી બાળકો વ્યક્તિઓ અને સંગઠનોને આપવામાં આવે છે

જનરલ હોસ્પિટલમાં શરુ થયેલી કોવિડ હોસ્પિટલમાં એક જટિલ કોરોનાગ્રસ્ત દર્દીને પ્લાઝમા વડે સારવાર આપવાનો પહેલો દાખલો કચ્છમાં નોંધાથો છે ક્રીટીકલ કેર સ્પેશિયાલીસ્ટ ડો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

ગોસ્વામીના જણાવ્યા અનુસાર કોવીડ પ્લાઝમા વધુ પ્રમાણમાં ઓક્સિજનની જરૂર હોથ અને ન્યુમોનિયા થયો હોય તેવા દર્દીને આપવામાં આવતી અદ્યતન પદ્વતિ છે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

જિલ્લા કલેક્ટર ને સુપ્રત કરેએલા બંને મશીન ને ભુજ ની જી

જનરલ હોસ્પિટલ માં લોક સેવા માટે મૂકી દેવાથા છે

કાવ્ય સ્પર્ધામાં પંડ્યા નમન સ્વામિનારાયણ વિદ્યાલય માધ્યમિક વિભાગ ભુજ નિબંધ લેખનમાં ભુવા ઉર્વી સ્વામીનારાયણ કન્યા વિધાલય મીરજાપર અને ચિત્રોડા લાભ ચિત્ર સ્પર્ધામાં ઓમ વિધા મંદિર ગાંધીધામ માંથી વિજેતા થયેલ છે આ ત્રણેય વિદ્યાર્થીઓ આવતીકાલે ગાંધીનગર ખાતેના ઈનામ વિતરણ સમારોહમાં સન્માનિત થશે